મરિકોમન પદ્મ વિભૂષણ અપાશ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારિકર અન જાણીત શિક્ષણવિદ એન

માધવ મશ્નન મરણોતર પશ્નભૂષણ પુરસ્કાર અપાશ જાણીતા લાપક મનોજ દાસ બકમિન્ટન ખખાડી પી

દેસાઇની પણ પદ્મશ્રી માટે પસંદગી થઇ છ

હર્ષવર્ધન ગઈકાલ દિલ્હીમાં યોજાયલી સમિક્ષા બલકના અંત આ નિર્ણય લીધો હતો